ગૃહમાં આજે શ્રમ અને રોજગાર વિભાગ અને કાયદા વિભાગની માંગણીઓ પર યર્ચા યાલી રહી છે અને મતદાન કરવામાં આવશે બીન સરકારી કામકાજ અને બીન સરકારી સંકલ્પ વિરોધ પક્ષ હાજરના હોવાથી મોફફ રાખવામાં આવ્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે કોરોના વાયરસના લિધે આ સમગ્ર કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે

જેના દ્વારા રાજ્યમાં કોઇ પણ સ્થળે આગ જેવી દુર્ઘટના બને તો તેના પર ઝડપી કાબૂ મે ળવી શકાશે

અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં કોરોના વાઈરસને લઇને વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા થયેલ કામગીરી અંગે જાણકારી આપવામાં આવી હતી કોરોના વાઈરસને લઇને સ્વચ્છતા પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે જાહેરમાં થ્રુંકવા પર દંડ વસૂલવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે તો અન્ય રાજ્યમાંથી આવેલા અઢાર હજાર નવસો નવ જેટલા મુસાફરોની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે નેપાળથી આવેલા કુલ અગિયાર યાત્રીઓને હાલ હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલાયા છે

કોરોનાનો શંકાસ્પદ દર્દી પોતાના સેમ્પલ આપી આઇસોલેશન વિભાગમાં દાખલ થયા વગર રવાના થઈ ગયો હતો આ વાત સામે આવતા હોસ્પિટલ તંત્ર અને જીલ્લા કલેકટર જીલ્લા વિકાસ અધિકારી અધિક કલેકટર પોલીસ ટીમ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને તે દર્દીને ઘરેથી લાવી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો કચ્છ કલેક્ટરે હવે જાહેર પુસ્તકાલથો ખાનગી વ્યાયામ શાળાઓ જીમ જાહેર બાગ બગીયાઓ અને તરણ હોજ સ્વીમિંગ પુલ બંધ રાખવા જાહેરનામું બહાર પાડ્યું છે

રેલ્વે સ્ટેશન મહેસાણામાં કોરોના વાયરસની જાગૃતિ માટે રેલ્વે મુસાફર મંડળના સભ્ય તેમજ રેલ્વે કર્મચારીઓ દ્વારા કોરોના વાયરસની જાણકારી માટેનો કાર્યક્રમ રેલ્વે સ્ટેશન પર યોજવામાં આવ્યો હતો જાગૃતિ લાવવા માટે ઠેરઠેર બેનરો મૂકવામાં આવ્યા હતા તેમજ વિજાપુરની શાળાઓમાં કોરોના વાયરસ જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજાયા હતા